મુખ્યમંત્રી વિજય રૂપાણી મહીસાગર જિલ્લાના બાલા સિનોર નજીક રૈયોલી ગામે આકાર પામેલા ડાયનાસોર ફોસિલ પાર્કનું આજે લોકાર્પણ કરશે વિશ્વક્ષાએ ત્રીજો અને દેશનો પહેલો ફોસિલ પાર્ક રૈયોલી ગામે ખુલતા ડાયનાસોરનો ઇતિહાસ અને જીવન પદ્ધતિ વિશે અમૂલ્ય માહિતી જિજ્ઞાસુઓને મળશે આશરે બાવન હેકટર જમીનમાં ફેલાયેલા ફોસિલ પાર્કમાં હ જેટલી એવી ગેલેરી ઉભી કરાઇ છે જયાં ડાયનાસોરનું જીવનચક્ર રજૂ થયું છે

નર્મદા નદી આસપાસ ડાયનાસોરની સાત પ્રજાતિ વસતી હશે તેવા વૈજ્ઞાનિક સંકેત પણ પ્રાપ્ત થાય છે બાલાસિનોર નજીકનું રૈયોલી ગામ ફોસિલ પાર્કને લીધે પર્યટન નકશામાં મહત્વનું સ્થાન પામવા જઇ રહ્યું હોવાથી સહેલાણીઓ માટે સગવડ ઊભી કરાઈ રહી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ભારત અને ચીન વચ્ચેના વિદેશ વેપારમાં ગુજરાત અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે કારણ કે ભારતની કુલ વસતિમાં માત્ર પાંચ ટકા હિસ્સો ધરાવતું ગુજરાત દેશના જી ડી પી માં આઠ ટકા અને નિકાસમાં બાવીસ ટકા ફાળો આપે છે અમદાવાદ ખાતે ચીન ઇન્ડિયા ગુજરાત ઇકોનોમિક એન્ડ ટ્રેડ કોઓપરેશન કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે ગુજરાત અને ગ્વાન્ગડોંગ પ્રાંત વચ્ચેની સીસ્ટર સ્ટેટ તરીકેની ભાગીદારી બંને દેશના અર્થતંત્રમાં ચાવીરૂપ પ્રદાન આપી રહી છે ફીક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સીલના ચેરમેન દિપક મહેતાએ કહ્યું હતું કે ઇલેક્ટ્રીકલ ઇલેકટ્રોનિક્સ કેમિકલ તથા ફુડ પ્રોસેસિંગ માલસામાનનો બહુ મોટો વેપાર ચીન સાથે ગોઠવવામાં ગુજરાત સફળ રહ્યું છે ચીનની અનેક કંપની ગુજરાતમાં કારખાના નાંખવા તૈયાર હોવાની પ્રતિતિ ગઇકાલની કોન્ફરન્સમાં સૌને થઇ હતી ભારતીય હવાઈદળના માર્શલ અર્જનસિંઘની જન્મ શતાબ્દી નિમિત્તે ભારતીય હવાઈ દળના નૈઋત્ય કમાન્ડ દ્વારા આજે ગાંધીનગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ શ્રી ઓ

આ કાર્યક્રમમાં જાહેર જનતાને હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ગુજરાતભરમાં સોળ જૂનથી બે દિવસ માટે યોજાનાર કૃષિ મહોત્સવમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના તથા પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાને ખાસ અગ્રતા અપાશે જેથી ખેડૂતો પોતાનું જોખમ ઘટાડી ખેતીમાં નિશ્ચિત વળતર મળે તેવી વેપારી પદ્ધતિ અપનાવતા થાય ગાંધીનગર ખાતે અધિક મુખ્ય સચિવ સંજયપ્રસાદે કૃષિ મહોત્સવની વિગતો પત્રકારો સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે તમામ તાલુકા મથકે સેમિનાર સફળ ખેડૂત સાથે વાર્તાલાપ તથા બિયારણથી માંડી વેચાણ સુધીના વિષય માટે તજજ્ઞ માર્ગદર્શનની વ્યવસ્થા ગોઠવાશે

અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર વડગામના ભલગામનો મુસ્લિમ પરિવાર અંતરશાહ પીરના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે દાંતા પાસેના ત્રિશુળીયા ઘાટના વળાંક પર જીવની બ્રેક ફેઇલ થતા જીપ પલ્ટી ગઈ હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યે ઘૈરા શોકની લાગણી વ્યક્ત કરી છે તેમણે મૃત્યુ પામેલાના પરિવાર જનોને સાંત્વના પાઠવતા રાજ્ય સરકાર તેમની પડખે છે તેમ જણાવ્યું શ્રી રૂપાણીએ ઇજાગ્રસ્તોની સારવાર અંગે જિલ્લા તંત્રને જરૂરી સૂચનો કર્યા છે રાજ્યભરમાં છેલ્લા કેટલાંક દિવસોથી ફરી વળેલું ગરમીનું મોજું યથાવત રહ્યું છે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં કુંકાતા ગરમ પવનોના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી હજુ બે દિવસ ગરમી યથાવત રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગરમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે હવામાન ખાતાએ બાળકો વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને ખુલ્લા તડકામાં ન નીકળવા તથા હળવા વસ્ત્રો પહેરવા તથા પ્રવાહીનો વધુ ઉપયોગ કરવાની સલાહ આપી છે ભારતીય અમેરિકી સંશોધક ગોરધનભાઈ પટેલે તાજેતરમાં ચાંગા ખાતેની ચારૂસેટ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી

રાજ્ય સરકાર દ્વારા ઔધોગિક જોખમી કચરાના ગેરકાયદેસર નિકાલ બદલ વાપી જીઆઇડીસીમાં આવેલી હયુબર ગ્રુપ ઇન્ડીયા પ્રા

કંપની તાત્કાલિક અસરથી બંધ કરાઈ છે

આ કંપની પ્રીન્ટીંગ ઇન્ક ઇન્ક ટોનર પેસ્ટ સીન્થેટીક રેઝીન ઇન્ક વેહીકલ ટૉનર પેસ્ટ આર બ્લ્યુ પીગમેન્ટના ઉત્પાદનનું કામ કરે છે ઉલ્લેખનીય છે કે એકમ દ્વારા જમીનમાં ઔધોગીક જોખમી કચરો દાટવા બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મળેલ ફરિયાદના પગલે વાપીને બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી ત્યારબાદ આ કાર્યવાહી કરાઈ હતી ગુજરાત એન સી સી ની ફલાઇંગ બ્રાંચના કેડેટ માટે વિમાન ઉડાડવાની તાલીમની શરૂઆત મહેસાણા ખાતે કરવામાં આવી છે

સી સી કેડેટને વિમાન ઉડાડતા શીખવવાનો વર્ગ અગાઉ અમદાવાદ તથા વડોદરા ખાતે યોજાતો પરંતુ બંને હવાઇ મથકે ટ્રાફિક વધતા હવે મહેસાણા હવાઇ પટ્ટી ઉપર પસંદગી ઉતારવામાં આવી છે માઇક્રોલાઇટ વિમાનની પહેલી તાલીમ ફલાઇટ વીંગ કમાન્ડર જે એચ માંકડે ઉડાડી ત્યારે તાલીમ કેડેટ મીશા આનંદ તેમની સાથે હતી

સી સી પાસે હવાઇ તાલીમ આપવા માટે માઇક્રોલાઇટ જેવું ટચુકડું વિમાન ઉપલબ્ધ હોવાથી ગુજરાતના કેડેટને ફાયદો છે ઝાલાવાડમાં ગાય આધારિત નિર્દોષ ખેતીવાડીને પ્રાધાન્ય આપવા માટે ઉદ્યોગપતિઓ આગળ આવે તે માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ખાસ કોશિશ શરૂ કરાઇ છે ઉદ્યોગ નાંખવા જેટલી વેપારી ગણતરી સાથે ગૌશાળા શરૂ કરવાનો પ્રોજેક્ટ સમજાવતો કાર્યક્રમ ગઇકાલે સુરેન્દ્રનગર ખાતે યોજાઇ ગયો જેમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના વડા ડોકટર વલ્લભ કથિરીયા હાજર રહ્યા હતા ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પહેલ વડે યોજાયેલા પરિસંવાદમાં સ્થાનિક આયોજક તરીકે સૂરસાગર ડેરી તથા ઝાલાવાડ ચેમ્બર્સ ઓફ કોમર્સ જોડાયા હતા ડેરી ઉદ્યોગની ખીલવણી અનેક પરિવાર માટે પૂરક આવકનો સ્ત્રોત બની ચૂકી હોવાથી હવે આ પ્રવાહ ઓર્ગેનિક ખેતી તરફ વાળવાની જહેમત હવે ઝાલાવાડમાં શરૂ થઇ છે નડિયાદ ખાતે લશ્કરમાં જોડાવા માંગતા યુવાનો માટે પૂર્વ તાલીમ વર્ગ શરૂ થયો છે સૈન્યની ભરતી પ્રક્રિયાના માપદંડ પ્રમાણે યુવાનોને તેયાર કરવાનું કામ સ્થાનિક રોજગાર કચેરી દ્વારા હાથ ધરાયું છે

નિવૃત્ત સુબેદાર એલ

રોહીતના હાથ નીચે તૈયાર થઇ લશ્કરી નોકરીમાં જોડાવા તાલીમાર્થી થનગની રહ્યાં છે